એ જ શ્રેણીમાં રાજકોટ પાંચમા ક્રમે તો અમદાવાદ સાતમા ક્રમે આવ્યું છે બીજા ત્રિમાસિક ગાળામાં ઇન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે જયારે રાજકોટ બીજા ક્રમે અને નવી મુંબઇ ત્રીજા ક્રમે રહ્યું છે આ શ્રેણીમાં વડોદરા ચૌથા ક્રમે આવ્યું છે જ્યારે અમદાવાદ અને સુરતે છઠ્ઠ અને વીસમું સ્થાન હાંસલ કર્યું છે

કેન્દ્રિય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ ગઇકાલે આ પરિણામ જાહેર કર્યા હતા આ પ્રસંગે શહેરી સ્વચ્છતા સર્વેનો અહેવાલ તૈયાર કરવા જાહેર કરાયું હતું

મહિલા અને બાળ વિકાસ વિભાગને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા ગઇકાલે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિભાગને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું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 બાળપણથી જ બાળકોમાં તથા સમાજમાં મહિલા પ્રત્યે સન્માનની લાગણી જન્મે તેવા સંસ્કારોનું સિંચન કરવા નવરાત્રી દરમ્યાન દરેક આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જનભાગીદારી સાથે નવદુર્ગા બાલીકા પુજન કાર્યકમનું આયોજન કરાયું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ ગઇકાલે ગાંધીનગરમાં નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડના ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથેની એક ઉચ્ય કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નેશનલ ફેડરેશન ઓફ બ્લાઇન્ડના રાષ્ટ્રીય મહા સચિવ શ્રી એસ

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં પ્રવાસીઓને દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાની સોનેરી તક મળશે નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે પતંગ મહોત્સવની ઉજવણીના સુચારા આયોજન અંગે બેઠક યોજાઇ ગઈ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ શ્રી મનહરભાઈ ઝાલાએ રાજકોટ સ્થિત રેલનગરમાં રહેતા પાકિસ્તાની શરણાર્થી તરીકે આવેલા અનુસૂચિત જાતિના લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી

આવાજ એક શરણાર્થી અને કરાંચી ખાતે કોમ્પ્યૂટરને લગતી વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેવા શ્રી કિશોરભાઈ જેઠવાએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેઓના પરિવારની કોઈ જ સુરક્ષિતતા ન હતી પરંતુ અહીં તેઓ સુરક્ષા સાથે સ્વતંત્ર્યતાનો અનુભવ કરી રહ્યા છે રેલવે મંત્રાલયે આજથી લાંબા અંતરની રેલવે દ્રેનોના પેસેન્જર ભાડામાં વધારો કર્યો છે જોકે મુંબઈ સહિતના મહાનગરોમાં ઉપનગરોની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસાફરોને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે લોકલ ટ્રેનના ભાડા અને સીઝન ટિકિટના ભાડામાં વધારો નહીં થાય રેલવેએ કરેલા ભાડા વધારાના કારણે જનરલ કલાસથી એસી કલાસમાં પ્રતિ કિલોમીટર પ્રવાસ એકથી ચાર પૈસા મોઘો થયો છે જેના કારણે લાંબા અંતરની મુસાફરી કરનારા રેલવે પ્રવાસીઓએ વધારે ભાડુ યૂકવવું પડશે ભાડામાં થયેલો વધારો શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પણ લાગુ થશે રેલવે મંત્રાલયે રિઝર્વેશન ચાર્જ સુપર ફાસ્ટ ચાર્જમાં કોઈ બદલાવ કર્યો નથી જે લોકોએ પહેલાથી જ બુકિંગ કરાવી લીધું છે તેના પર આ ભાડા વધારો અમલી નહીં બને

અમદાવાદ સહિત ગુજરાતમાં ગઇકાલે રાત્રે હર્ષઉલ્લાસ અને ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે

ગઇકાલે ઉજવણી અને નવા વર્ષને લઇને અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોની હોટલરેસ્ટોરન્ટસ કલબો ફાર્મફાઉસ અને પાર્ટીપ્લોટોમાં ડાન્સ પાર્ટી ડિનર પાર્ટી અને ડીજેના તાલ સહિત રંગારંગ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતું ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી ભાઈ બહેનોએ નવા વર્ષની ઉમળકાં ભેર ઉજવણી કરી હતી

ચર્ચ દ્વારા નાના બાળકોથી લઈ સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા નાટક ગરબા નૃત્ય રજૂ કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોક જોડાયા હતા અને સંગીતના સૂરતાલે આતિશબાજી અને ફટાકડા ફોડી નવા વર્ષની વધામણી કરી હતી

પોલીસે રેસ્ટોરન્ટના સંચાલક એવા બુટલેગરની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના બરડા ખાતે ગ્રામજનોને પજવતી દીપડીને વનવિભાગે રેસકયુ કરી પાંજરે પૂરી હતી છેલ્લા ઘણા સમયથી બરડા વિસ્તારના ગામડાઓની સીમમાં દીપડીએ દેખા દેતા ગ્રામજનોમાં ભય પ્રસર્યો હતો જેના પગલે વનવિભાગને જામ કરતા સત્વરે કાર્યવાહી કરીને દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી

જામનગરમાં પંકજસિંહજી કે જાડેજા મેમોરિયલ ગ્રુપના ઉપક્રમે દર વર્ષની જેમ આ વખતે પણ સમાજમાંથી સાદા અને ગરમ વસ્ત્રો કે જે રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતા ન હોય પરંતુ આવા કપડાં પહેરીને જરૂરીયાતમંદ પરિવારનાં સભ્યોનાં ચહેરા પર આનંદ છવાય જાય તે હેતુસર અલગ અલગ પાંચ સ્થવળોએ કપડાં એકત્રિત કરવામાં આવેલ